ગુજરાતમધ્યપ્રદેશ રાજસ્થાન કેરાલા સહિતના અન્ય કેટલાંક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થયા બાદ કેન્દ્ર સરકારે બર્ડ ફ્લૂ માનવી અને અન્ય પશુ પક્ષીઓમાં ચેપ ન લાગે તે માટે બર્ડફલુના લક્ષણો પ્રત્યે નિરીક્ષણ રાખવા જણાવ્યુ હતું તેમજ બર્ડફલુના કેસો પર નજર રાખવા નવી દિલ્ફી ખાતે કંન્દ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે

આરતી ભદ્દ શિક્ષકોને નિમણું કપત્રો ગુજરાત રાજય શિક્ષણ વિભાગ તથા કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજયની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલીજગ્યાઓ પર શિક્ષણ સહાથકોની નિમણુંક માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી

આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂ પેન્ક્સિંહ યુ ડાસમા વચ્ચર્યું અલ માધ્યમથી ઓનલાઇન જોડાશે તેમજ સાસંદ વિનોદ યાવડા ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે